નફાએ કહ્યું કે નાગરિકતા સુધારા કાયદા વિષે ભ્રમણા ફેલાવતાતત્વો દેશ ને અસ્થિરતા માં ધકેલવા માંગે છે

નઙા વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે

સમર્થનમાં યોજાયેલા જન જાગરણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

જ્યાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી નડ્દાએ કોગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે નાગરીકતા કાયદાને લઈને દેશેનાં અસ્થિરતાનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે નાગરીક્તા કાયદા વિશે લોકોમાં ખોટી જાણકારી આપવામાં આવી રહી છે શ્રી નફાએ કહ્યું કે નાગરીક્તા સુધારા કાયદા વિશે ખોટી ભ્રમણા ફેલવવા તત્વો દેશને અસ્થિરતામાં ધકેલવા માંગે છે

તેમણે કહ્યું છે કે નવા વર્ષના પ્રથમ સત્રનો શુભારંભ રાજ્યપાલશ્રીના સંબોધનથી થશે અને તેમનો આભાર વ્યક્ત કરતી દરખાસ્ત લવાશે ટ્રંકા સત્ર ની કાર્યસૂચિ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે પાકીસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા ત્યાંના લધુમતિ સમુદાય ના લોકો ને ભારતનું નાગરિકત્વ આપવા માટેના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને વિધાનસભામાં સમર્થન અપાશે ઉપરાંત અનુસૂચિત જાતિ અને જનજાતિની બેઠકોના આરક્ષણ માટેના કરાયેલા ઐતિહાસિક સુધારાને પણ બહાલી આ સત્ર માં અપાશે યાઇનિઝ દોરી પ્રતિબંધ મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ યાઈનીઝ તુક્કલ અને યાઈનીઝ માંઝા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસર થી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે આ પ્રતિબંધ સી આર પી સી અને ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે મુકાશે

ની સ્થાપના કરવામાં આવશે ખંભાત ખાતે નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા જનસુવિધા અને જન સુખાકારીના રૂ

ની ઔધ્યોગિક વસાહત વહેલી તકે સ્થાપવાની જાહેરાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે તારાપુર અને ખંભાત તાલુકામાં હાથ ધરાયેલ જન વિકાસ ઝુંબેશ રાજ્યના અન્ય તાલુકાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે તેમણે કહ્યું હતું કે નાનામાં નાના માણસોના કામોને પ્રાધાન્ય આપી તેમને મળવાપાત્ર લાભો સીધે સીધા તેમના હાથમાં પહોંચાડી પારદર્શી પ્રસાશનની પ્રતિતિ ભાજપ સરકારે કરાવી છે અને વચેટીયાઓ દલાલોની દુકાનો પર સરકારે ખંભાતી તાળા માર્યા છે વિધવા સહાય યોજનાનું નામ બદલી ગંગા સ્વરૂપા સહાયતા કરવા સાથે વિધવા મહિલાઓનું સન્માન કર્યુ હોવાનું તેમણે ઉમેર્યું હતું

બાબા સાહેબ આંબેડકર પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે યોજાઇ ગયું આ પ્રસંગે બાબાસાહેબ ને ભાવ અંજલિ આપતા તેમણે કહ્યું હતું કે દુનિયાનું શ્રેષ્ઠ સંવિધાન આપનારા બાબા સાહેબની સૌથી સાચી કદર આઝાદી પછી પહેલીવાર મોદી સરકાર દ્વારા થઈ હોવાનું સૌ અનુભવી રહ્યા છે તેમણે ઉમેર્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકાર અને ગુજરાત ની ભાજપ સરકાર દ્વારા સમરસતા સૌને સમાન તક સૌના સાથ સૌના વિકાસના મંત્રથી પ્રજા કલ્યાણના કામો કરે છે ભાજપ શાસન માં પીડિત શોષિત દલિત વંચિત વનબંધુઓની સ્થિતિ સુધારી હોવાનું પણ તેમણે આ પ્રસંગે કહ્યું હતું બાબા સાહેબ સરદાર સાહેબ વીર સાવરકર તથા સુભાષયંન્દ્ર જેવા દેશના આ સપૂતોનું સન્માન ગૌરવ ભાજપાએ દેશ દુનિયા સમક્ષ ઊજાગર કર્યુ હોવાનું પણ શ્રી રૂપાણી એ કહ્યું હતું

જે દરમ્યાન વાહનોના હોર્નના કારણે પ્રવાસીઓને ઘણો વિક્ષેપ પડતો હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે જેને લઈને નર્મદા જિલ્લા કલેકટર એમ

કોઠારીએ કેવડીયાના શ્રેષ્ઠ ભારત ભવનથી જંગલ સફારી વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરતો એક જાહેરનામું બહાર પાડ્યું છે

કડકડતી ઠંડી પડી રહી છે આજ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું છે લોકો ઠંડીથી બચવા તાપણુ કરી રહ્યા છે તો ક્યાંક ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે રાજ્યભરમાં ઠંડો પવન ક્રંકાઈ રહ્યો છે અને વિઝીબિલીટી પણ લો રહી છે

આગામી દિવસે પણ આ પ્રકારે વાતાવરણ રહી શકે છે લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે બીજૂ તરફ પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે હીટર ગોઠવવામાં આવ્યા છે તેમજ સરિસૃપ પ્રાણીઓ માટે માટલામાં લેમ્પ ગોઠવવામાં આવ્યા છે જેનાથી તેઓ ઠંડી સામે રક્ષણ મેળવી શકે